રાજકીય પક્ષોના મુખ્ય પ્રચારકો બસ્તર તથા રાજનંદગાવના વિવિધ વિસ્તારોમાં યુંટણી પ્રચાર કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠકો પરના ઉમેદવારીપત્રો પરત ખેંચવા માટે આજે છેલ્લો દિવસ છે

આ જાહેર ધિરાણ અંગેની નોંધજી દ્વારા સેબી કોર્પોરેટ બાબતો જીએસટી નેટવર્ક અને નાદારીની કાર્યવાહી સહિતની તમામ બાબતોની નોંધ રખાશે પરીજ્ઞામે નાજ્ઞાંકીય ષિરાજ્ઞ કરતી બેંકો અને સંસ્થાઓને ષિરાજ્ઞ લેનારની સંપુર્જ્ઞ માહિતી મળી રહેશે

આરોગ્યના દેવ ધન્વંતરીની આજે વિશેષ પૂજા કરવામાં આવશે સરકાર દ્વારા ધનતેરસને આયુર્વેદ દિવસ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે રાજ્યમાં આજના દિવસે વિશિષ્ટ ધન્વંતરી યજ્ઞોનું આયોજન કરવામાં આવ્યું છે

જીલ્લા મથક ભુજ સ્થિત સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ધન્વંતરી પૂજન ઉપરાંત ધરેલું ચિકિત્સા અંગેના ચાર્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આશુતોષ અંતાણી ભુજ મંગળા આરતી દીપોત્સવી પર્વની ઉજવણીને અનુલક્ષીને જિલ્લામથક ભુજમાં ઉપલીપાડ સ્થિત હાટકેશ્વર મહાદેવ સીટી પોલીસ સ્ટેશન સામેના કલ્યાણેશ્વર મહાદેવના મંદિરોમાં પરંપરાગત ત્રિદિવસીય મંગળા આરતીનો આજથી પ્રારંભ થયો છે સંગીતમથ મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ ઉત્સાહભેર ઉમટી રહ્યા છે

હવે ધનતેરસથી આ સેવાનું ગુજરાતમાં સૌ પ્રથમ એક માત્ર કચ્છ જીલ્લામાં ભયાઉથી શુભારંભ કરાશે ત્યારબાદ તબક્કા વાર સ્પેક્ટ્રમ વિધિવત મળી ગયા બાદ ભુજ અંજાર ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આ સેવા કાર્યરત થશે

પસંદગીના નંબર તહેવારોની મોસમમાં લોકોને નવા વાહન માટે પસંદગીના નંબર મળે તેમજ કચેરુને આવક પણ થાય તેવા બેવડા હેતુથી ભુજ સ્થિત પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી આર

ઓ

કુલદીપ યાદવને મેન ઓફ ધી મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો